રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંન્દ હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવશે તેમની સાથે અન્ય મંત્રીઓ પણ શપથ લેશે સાંજે સાત વાગે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે પાંચ વર્ષની મુદ્દત પૂરી કરીને ફરીવાર શપથ લેનાર શ્રી મોદી એક માત્ર ભાજપ નેતા બન્યા છે શપથવિધિ સમારોહમાં દેશવિદેશમાંથી નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યા છે આ ઉપરાંત બંધારણીય પદાધિકારીઓ અને રાજદ્વારીઓને પણ આમંત્રિત કરાયા છે બંગાળના અખાતના દેશોના વડાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે પડોશી પહેલાની નીતિ અનુસાર બાંગ્લાદેશ શ્રીલંકા કિર્ગીસ્તાન અને મ્યાંમારના રાષ્ટ્રપતિ તથા મોરિશિયસ નેપાળ ભુતાનના પ્રધાનમંત્રી અને થાઈલેન્ડના પ્રતિનિધિ હાજર રહેવાના છે પ્રધાનમંત્રીના શપથવિધિનો આંખે દેખ્યો અહેવાલ આકાશવાણી દ્વારા પ્રસારીત કરવામાં આવશે રાજધાની અને એફ એમ રેઈનબો ચેનલ પર સાંજે હને પપ મિનિટે પ્રસારણ શરૂ કરાશે

ઉપરાંત શ્રી મોદીએ ઈન્ડીયા ગેટ પરના ઐતિફાસિક રાષ્ટ્રીય યુધ્ધ સ્મારકની મુલાકાત લઈ શહિદોને વીરાંજલી અર્પી હતી

ગુજરાતમાં ચુંટાયેલા કેટલાક સાંસદોને મંત્રી મંડળમાં સ્થાન મળશે તેવી લોકચર્ચા વેગ પકડી રહી છે રાજયમાં ભાજપ કાર્યાલયો પર જાણે દિવાળી જેવો માહોલ વર્તાઈ રહ્યો છે

આવા શૌચાલય વિફોણા લાભાર્થીઓના નામની યાદી ગ્રામ પંચાયત કક્ષાએ ઉપલબ્ધ છે યાદીમાં સમાવિષ્ટ નામની ચકાસણી કરી સાધનિક કાગળો તૈયાર કરી ગ્રામ પંચાયત મારફતે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ વફીવટી મંજુરી માટે રજુ કરવાના રહેશે

તેમ નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભુજ કચ્છની એક યાદીમાં જણાવાયુ છે

આ અંગે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સંજય પરમારે નવા શૈક્ષણિક સત્રથી શરૂ થતાં શાળા પ્રવેશોત્સવ વિશે માહિતી આપતા જણાવ્યુ હતું કે અગાઉ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં અલગ અલગ તારીખોએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ કરવામાં આવતો ફતો તેના બદલે એક જ સાથે રાખવાનું આયોજન કરવામાં આવ્યુ છે

ફવે આજથી નખત્રાણાઅબડાસાતથા રાપરમાં પણ આ સેવાની શરૂઆત કરવામા આવી છે

ઐતિફાસિક અંજાર શહેર ખાતે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજીવ અંજારીયાએ ધુમપાન વિરોધી રેલીને લીલીઝંડી બતાવી પ્રસ્થા કરાવ્યુ હતું ઉપરાંત જિલ્લામાં પણ આવતી કાલે વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે